પ્રભુ ઈશુ પ્રિસ્તને ક્રોસ પર મૂકવામાં આવ્યા તેની યાદમાં આજે ગુડફાઇડે મનાવાય છે

ત્રિપુરા પુર્વની બેઠકની ત્રીજા તબક્કામાં યોજાનારી ચૂંટણી સલામતીના કારણસર મુલતવી રાખવામાં આવી છે કોંત્રેસના અધ્યક્ષ રાહલ ગાંધી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાતમાં રેલીઓમાં સંબોધન કરશે શ્રી રાહુલ ગાંધી રાયચુર અને કર્ણાટકના ચિકોડી ખાતે જાહેરસભા સંબોધશે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના વડા મુલાયમસિંહ યાદવ અને બીએસપીના વડા માયાવતી આજે મૈનપુર ખાતે સંયુક્ત રીતે યોજાનારી જાહેર રેલીમાં પ્રચાર કરશે ભાજપના નેતા સર્વાનંદ સોનોવાલ હેમંત બિસ્વા શર્મા કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈ અને પ્રદેશ કોંત્રેસ અધ્યક્ષ રીપૂન બોરા વિવિધ વિસ્તારોમાં ચ્રંટણી રેલીઓ અને રોડ શો યોજી રહ્યા છે

દરમિયાન લોકસભાની પાંચમા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં ગઈકાલે છેલ્લો દિવસ હતો

આ તબક્કામાં ભરાયેલા ઉમેદવારી પત્રોની આવતીકાલે ચકાસણી થશે અને આ સોમવારે ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે

ભાજપ અધ્યક્ષ અમિત શાહ છોટાઉદેપૂરમાં બોડેલી ખાતે પહેલી જાહેરસભા સંબોધી રહ્યા છે જયારે બીજી સભા વલસાડ જીલ્લાના ધરમપુરમાં કરશે બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બારડોલીના બાજીપુરમાં જાહેરસભાને સંબોધન કરશે વરિષ્ઠ ભાજપ નેતા વિનય કટિયાર અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ પર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે કોંગ્રેસના વરિષ્ઠનેતા કપિલ સિબ્બલ પગ્ન પક્ષના ચૂંટકીપ્રચાર માટે અમદાવાદ પહોંચ્યા છે

ગુવાહાટીની બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડત જોવા મળશે જ્યારે બીજી ત્રણ બેઠકો ઉપર ત્રિપાંખિયો રાજકીય જંગ યોજાશે

ગઇકાલે લોકસભાની ગઈકાલે યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં સરેરાશ હૃ ટકા મતદાન થયું છે

મુખ્ય ચૂંટણી અધિકારી એચ

લોકસભાની આ વખતની ચૂંટણીમાં ભાજપે આપેલા વચનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા ભાજપને સમર્થન આપનાર વેપારીઓના જૂથે આ સંમેલનનું આયોજન કર્યું છે

રાષ્ટ્રપ્રમુખ ઇબ્રાહિમ કૈતાની સત્તાવાર યાદીમાં જજ્ઞાવ્યું છે કે રાષ્ટ્રપ્રમુખે પ્રધાનમંત્રી અને તેમની સરકારના રાજીનામાનો સ્વીકાર કર્યો છે

બધા જ રાજકીય પક્ષો સાથે મંત્રણા કર્યા બાદ નવી સરકારની રચના કરાશે હત્યાકાંડ બાદ ગત પાંચમી એપ્રિલે હજારો દેખાવકારોએ સરકારને હિંસા રોકવામાં મળેલી નિષ્ફળતાના વિરોધમાં દેખાવો કર્યા હતા

ઇસ્ટર રવિવારના પહેલાના શુક્રવારને ગુડ ફાઇડે તરીકે મનાવાય છે જે પ્રભ્ય જીસસ કાઇસ્ટના પ્રનરુત્થાનનું પ્રતિક છે ગોવામાં બધા જ મુખ્ય ચર્ચમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન થયું છે જૂના ગોવામાં બેસિલિકા ઓફ બોમ જીસસ અને પણજીમાં ઓવર લેડી ઓફ ધ ઇમેકુલેટ કંસેપ્શન ચર્ચ અને ડોન બોસ્કોમાં પ્રાર્થના સભા યોજાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુડ ફાઇડ પ્રસંગે પ્રભુ ઇશુના બલિદાનને યાદ કર્યા એક ટ્વીટર સંદેશામાં શ્રી મોદીએ કહ્યું કે પ્રભુ ઇશુના જીવનના ઉચ્છ આદર્શ અને અનુકરણી સાહસ સૌને માટે શક્તિના સ્લોત છે તેમણે જજ્ઞાવ્યું કે પ્રભુ ઇશુનો સંદેશ અસમાનતા અને અન્યાય મુક્ત વિશ્વ બનાવવાનું શીખવે છે

ટ્વીટર પરના સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે હનુમાનનું જીવન લોકોને સમાજમાં રહેલા દુષણો સામે લડવાનું પ્રેરણા આપે છે

ગૃહમંત્રાલય દ્વારા આ અંગે આદેશ જાહેર કરાયો છે

બેન્ક ખાતાના વ્યવહારો પર મનાઈ ફરમાવતા અદાલતના આદેશની જાણ બ્રીટનના એટર્ની જનરલને કરવામાં આવી છે